પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે

રાષ્ટ્રસંઘ મોદી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સંયુક્ત રાષ્ટ્રના માળખામાં સાંપ્રત સમયની જરૂરિયાત મુજબ સુધારા કરવા એ સમયની જરૂરિયાત છે

ભારતે રાષ્ટ્રસંઘની વિશ્વભરમાં હાથ ધરાયેલી શાંતિરક્ષણની કામગીરીમાં નોંધપાત્ર કામગીરી કરી છે તથા ભારતના ઘણાં જવાનોએ આ કાર્ય કરતી વખતે શહિદી પણ વહોરી છે ભારત માનવજાતિના હિત માટે પ્રતિબદ્ધ છે એમ જણાવીને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે દરેક ભારતીય રાષ્ટ્રસંઘ જેવી સંસ્થામાં ભારતને વધુ કામગીરી સોંપાય તેવું ઈચ્છે છે

હિંદીમાં મન કી બાતના પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પુનઃપ્રસારણ કરાશે આ ઉપરાંત મન કી બાતના પ્રાદેશિક ભાષાઓના ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ આજે રાત્રે આઠ વાગે જે તે ભાષાના આકાશવાણીની પ્રાદેશિક કેન્દ્રો પરથી થશે મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દુરદર્શનના બધા જ નેટવર્ક ઉપરાંત આકાશવાણીની વેબસાઇટ ન્યુઝ ઓન એર ડોટ કોમ ડીડી ન્યુઝ પરથી પણ કરાશે

મુખ્યમંત્રીએ ગઇકાલે સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અન્વયે વધુ ત્રણ પગલાંમાં શાકભાજી ફળફળાદીનો વેપાર કરનારા નાના વેચાણકારોને પોતાના માલનો બગાડ અટકાવવા વિનામૂલ્યે છત્રી વિતરણ નાના ખેડૂતોને સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ તેમજ ખેડૂતોના ખેતર ફરતે કાંટાળી વાડ યોજનાઓનો વીડિયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવ્યો હતો તેમણે પ્રતિક રૂપે પાંચ લાભાર્થીઓને મંજૂરી પત્રો પણ અર્પણ કર્યા હતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ તેમજ રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ પદાધિકારીઓ રાજ્યના વિવિધ જિલ્લાના તાલુકા મથકોએ આ શુભારંભ અવસરે જોડાયા હતા

કળદ રાજ્ય સરકાર ખેડૂતો માટે કૃષિના નવા સ્ત્રોતોનો વિકાસ થાય તે માટે વિવિધ ખેડૂતલક્ષી કલ્યાણકારી યોજના થકી મક્કમતાથી આગળ વધી રહી છે

ફળદુએ આ મુજબ જણાવ્યું હતું તેમણે છેલ્લા ચાર વર્ષમાં રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં લીધેલા નિર્ણયોની જાણકારી આપી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોને સેન્દ્રીય ખેતીમાં કૃષિ ઇનપુટમાં નવી ટેકનોલોજીના ઉપયોગ માટે પ્રમાણપત્ર તથા લાભાર્થી ખેડૂતોને યોજનાના મંજુરીપત્રો હુકમોનું વિતરણ કરાયું હતું

મુખ્યમંત્રીશ્રીએ વિશાળ જનહિતમાં આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય મુજબ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ઉજવવામાં આવતો રાજ્ય કક્ષાનો પરંપરાગત નવરાત્રી મહોત્સવ આ વર્ષે ઉજવવામાં આવશે નહિ રાજ્યપાલ રાજ્યપાલે જણાવ્યું છે કે અન્ય લોકોના સુખ માટે જીવન જીવવું એ માનવધર્મનું લક્ષ્ય છે

તેમણે કહ્યું કે મહારાજા અગ્રસેને હજારો વર્ષ પહેલા સમાજવાદને વાસ્તવિક રૂપ આપતો નિયમ બનાવ્યો હતો જે આજે પણ પ્રેરણારૂપ છે મહારાજા અગ્રસેને રાજ્યમાં નવા આવેલા દરેક જણને રાજ્યનો દરેક નાગરિક એક ઇટ અને એક રૂપિયો આપે તેવો નિયમ અમલી બનાવ્યો હતો આના લીધે નવ આગંતૂકને વસવાટ તથા વ્યવસાય માટે મદદ મળતી હતી રાજ્યપાલે અગ્રવાલ સમાજ દ્વારા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કરેલા કાર્યોને બિરદાવ્યા હતા

ગાંધીજી ગાંધીજીની દોઢસોમી જન્મ જયંતિ નિમિત્તે અકાશવાણી સમાચાર વિભાગના ઉપક્રમે હવે આપ ગાંધીજીના અવાજમાં તેમના વિયારો સાંભળશો

બોટાદ જિલ્લાના અમારા પ્રતિભિધિ જણાવે છે કે શ્રી ભાટિયા એ ગઇકાલે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે જઈ હનુમાન જી ના દર્શન કર્યા હતા જ્યાં મંદિર ના કોઠારી વિવેકસાગર સ્વામીએ પોલીસ વડા નું સ્વાગત કર્યું હતું

આથી લોકોને કોવિડના નિયમોના પાલન માટે પ્રેરવા દંડની કાર્યવાહી કરવામાં આવી છે